પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર ભારતને વિશ્વમાં એ આઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમતાનું કેન્દ્ર બનાવવા ઇચ્છે છે

એસ ટી કાઉન્સીલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું છે કે રાજય સરકારે પોતાના વહીવટનું સંયાલન કરવા જી

કાઉન્સીલ વતી નવ હજાર કરોડની લોન લેવાનો નિર્ણય કર્યો છે

આ બેઠકનો હેતુ કૃત્રિમ બુધ્યિમત્તા અંગે સઘન વિચારણા થાય તેવો છે

તેમણે કહ્યું કે ભારતે ટેકનોલોજી આધારિત શિક્ષણ માટેની નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકી છે

નવમી ઓક્ટોબર સુધી યોજાનારી આ પરિષદમાં વિશ્વભરમાં કૃત્રિમ બુઘ્ઘિમતા નીતિ અને નવીનતાના પ્રતિનિધિઓ નિષ્ણાંતો ભાગ લેશે

પ્રથમ ભાગમાં માસ્ક પહેરવો સામાજિક અંતરની જાળવણી જેવા આરોગ્ય અને સલામતીના પાસાઓને આવરી લેવાયા છે

આ માર્ગદર્શિકામાં માહિતી ટેકનોલોજીના વર્ગમાં શિક્ષણ આપવા યોગ્ય ઉપયોગ થાય તે માટે શિક્ષકોના કૌશલ્ય વિકાસ ઉપર ભાર મૂકાયો છે વિદ્યાર્થીઓને અસરકારક રીતે શિક્ષણ આપવા આગામી વર્ષ માટે વૈકલ્પિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કેલેન્ડર બનાવવાની સૂચના અપાઈ છે આ માર્ગદર્શિકામાં ટેકનોલોજી આધારિત શિક્ષણ વર્કબુક તથા વર્કશીટ ઉપર ખાસ ભાર મૂકાયો છે

બી

માંથી લોન મેળવવા મદદ કરશે આ બેઠક કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓનલાઇન કરી હતી

મહાત્મા ગાંધીજીએ આપેલા પંચાયતી રાજવ્યવસ્થાના વિચારનો ગુજરાતે સફળતાપૂર્વક અમલ કર્યો છે મુખ્યમંત્રીએ સુરત પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીઓ તેમજ વિરમગામ અને ધંધૂકાની તાલુકા પંચાયત કચેરીઓના ભૂમિપૂજન અને ધોલેરા તથા ઘોઘા તાલુકા પંચાયતની નવનિર્મિત કચેરીઓના ગાંધીનગરથી ઇ લોકાર્પણ કર્યા હતા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ કાર્યક્રમ સ્થળેથી ઇ ભૂમિપૂજનમાં સહભાગી થયા હતા

કોરોનાથી બચવા માટે શ્રોતાઓને સલાહ આપવાની કે માસ્ક અવશ્ય પહેરો

નાક નો સ્પર્શ ટાળો ભીડભાડ થી દૂર રહી

તેમણે કહ્યું ખેડૂતોને સશક્ત કરવા માટેનું આ બિલ છે કોંગ્રેસ દ્વારા કૃષિના ક્રાંતિકારી વિઘેયકનો વિરોધ નિંદનીય છે

યાદી વધુમાં જણાવે છે કે આ નિર્ણયના અમલને લગતી બાબતોની છણાવટ દરેક શાળાને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા મોકલી આપવામાં આવશે

પાટીલના માર્ગદર્શન હેઠળ સરકારી યોજનાઓનું વ્હોટ્સએપ હેલ્પડેસ્ક તૈયાર કરવામાં આવ્યું